ભાજપના ઉમેદવારોને આશીર્વાદ આપવા બદલ જનતા જનાર્દનનો ભાજપ આભાર માને છે તેમ શ્રી પંડવાએ ઉમેર્યું હતું ભાજપ પ્રદેશ જીત્રભાઇ વાઘાણીએ પણ વિજેતા ઉમેદવારોને ટ્વીટ વડે શુભેચ્છા પાઠવી છે તથા જનતાનો પણ આભાર માન્યો છે

રાજ્ય વિધાનસભામાં ગાંધીધામના ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીના પ્રશ્નના જવાબમાં પ્રવાસન મંત્રીએ આ માહિતી આપી હતી

વિધાનસભાના અંદાજપત્ર સત્ર હેઠળ આજે ગૃહની કામગીરી બે બેઠકમાં યોજાઇ છે પ્રથમ બેઠકમાં અંદાજપત્ર ઉપરની સામાન્ય ચર્ચામાં શાસક અને વિપક્ષ એમ બંને પક્ષોના સભ્યોએ ભાગ લીધો હતો વરસાદ દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદ આગામી બે દિવસ પડવાની અગાઉ થયેલી આગાહીમાં હવામાન ખાતાએ ફેરફાર કર્યો છે વરસાદી વાદળ ફંટાઇ ગયા હોવાથી હવે ભારે નહીં પણ છુટો છવાયો વરસાદ પડશે છતાં નદીના વહેજ઼ તથા દરિયાના પાજીથી દૂર રહેવાની ચેતવણી લોકોને અપાઇ છે રાજયમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતનાં તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો ક્યાંક ધીમી ધારે તો ક્યાંક સારો વરસાદ પડ્યો હતો

મી એટલે કે અઢી ઇંચ વરસાદ વરસ્યો હતો

અર્બન હોમલેસ રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન દિનદયાળ અંત્યોદય યોજના હેઠળ ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદ ખાતે આશ્રય સ્થાન બાંધવામાં આવ્યું છે જેમાં ઘરવિહોણા લોકો ભિક્ષુકો માંદી વ્યક્તિઓ માનસિક વિકલાંગ વ્યક્તિઓ કે જેઓના પોતાના ઘર નથી પોતાનું આશ્રયસ્થાન નથી તેવા લોકોને રખાય છે ચોમાસા દરમિયાન કોઈ પણ વ્યક્તિ જાહેરમાં રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ મંદિરો પાસે સૂઈ જતાં આવા તમામ વ્યક્તિઓને આશ્રય સ્થાન આપવાના હેતુથી તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બહાર પાડેલ આદેશ મુજબ નડિયાદ નગરપાલિકામાં આવેલ બાર સભ્યોની ટીમે નડિયાદ શહેર તેમજ તાલુકામાં વિવિધ જગ્યાએ મોડી રાત સુધી ફરી બહાર સુઈ ગયેલા ભિક્ષુકો ઉપરાંત સર્વે દરમિયાન નોંધાયેલા બસ્સો પચાસ જેટલા ઘરવિહોણા લોકોનો સંપર્ક કરીને આશરે પચાસ જેટલા વ્યક્તિઓને આ આશ્રય સ્થાનમાં રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી જળસંરક્ષણ મહેસાણા કેન્દ્ર સરકારના જળશક્તિ અભિયાનમાં મહેસાણા સહિત પાંચ જિલ્લાને આવરી લેવાયા છે જે અંતર્ગત કેન્દ્રિય ટીમે મહેસાણા જિલ્લા ઇન્ચાર્જ એમ વાય દક્ષિણી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજી હતી જેમાં જળસંરક્ષણ વરસાદી પાણીનો સંગ્રહ જિલ્લાના જળાશયો સહિતના મુદ્દાઓ અંગે ચર્ચા કરી તેમજ નદી તળાવોમાં આવતા દ્રષિત પાણી કેવી રીતે અટકાવી શકાય તેની પણ ચર્ચાઓ કરી હતી

ગત્ત ઉનાળા દરમિયાન અહી જરૂરત મૂજબના બૂલડોઝર ધોળકી તળાવને ઉંડ ઉતારવાના કામે લાગી ગયા હતા

આ માટે ખેડ્રતોએ પોતાના ખેતરમાં નાખી હતી